શ્રી મોદીએ રાજ્યોમાં પરીક્ષણ વધારવાની જરૂર પર ભાર મૂક્યો

તેમણે કહ્યું કે પરીક્ષણ નેટવર્ક ઉપરાંત આરોગ્ય સેતુ એપ્લિકેશન સર્વેલન્સમાં પણ મદદ કરે છે

રાજ્યની વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ આ દુર્ઘટનાની તપાસ કરશે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આગની દુર્ઘટનામાં ઝડપથી એફ

આર

એ

અધિકારીઓએ સુપરત કરેલા પ્રાથમિક અહેવાલના આધારે રાજ્ય સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપવાનો નિર્ણય લીધો છી પ્રાથમિક અહેવાલ મુજબ શ્રેય હોસ્પિટલમાં તબીબી ઉપકરણમાં અકસ્માતે લાગેલી આગ આઈ

જે સ્વીકારતા તે રંગે હાથ ઝડપાઇ ગયા હતા

આરોગ્ય અને પરિવાર કલ્યાણની યાદીમાં જણાવ્યા અનુસાર અન્ય રાજ્યોની કોરોનાના દર્દીઓની સરખામણીમાં ગુજરાત ચૌદમાં સ્થાને છે

મૃતકોમાં અમદાવાદ શહેર સુરત જિલ્લો અને સુરત શહેરમાં ચાર ચાર વડોદરા શહેરમાં બે અમરેલી જિલ્લો ભાવનગર શહેર મહેસાણા જિલ્લો પોરબંદર જિલ્લો રાજકોટ જિલ્લો અને તાપી જિલ્લામાં એક એક વ્યક્તિના કોરોનાથી મોત નિપજયા છે